ગાંધીધામ ભુજ અંજાર માંડવી ભચાઉ અને રાપર સ્વર્ણિમ શહેરી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ સર્વાંગી શહેરી વિકાસ માટે આ ચેક અપાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીન હસ્તે રાજ્યની વિવિધ નગરપાલીકા અને મહાનગરપાલીકાઓને ઓનલાઈન ચેક અર્પણનો કાર્યક્રમ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો ભુજમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણમંથ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ ચેકનું વિતરણ કરાયું હતું ગુજરાત મ્યુનિસિપિલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા પ્રથમ હપ્તાની ગ્રાન્ટ પેટે ગાંધીધામ ભુજ અંજાર માંડવી ુજ અને ભચાઉને ચેક અપાયા છે ચેકની રેપલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને અર્પણ કરાઈ હતી

કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ માંડવીના ધારાસભ્યો કલેકટર વિવિધ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરો વગેરે જોડાયા હતા

આ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં ભાવિ પેઢીના વિશ્વાસના સૌથી મોટા પર્વતન અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા રજૂ કરશે

નેહલ ઠક્કર રાજ્ય કોરોના રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે

નેહલ ઠક્કર ભુજ નગરપાલિકા સ્વચ્છતા અભિયાન કચ્છના મુખ્ય શહેર ભુજની નગરપાલિકાએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે

ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા પાંચ હજાર યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રોનું ઈ વિતરણ ગાંધીનગરમાં તેમણે કર્યું હતું ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈપટેલ હાજર હતા